પ્રાદેશિક સમાચાર બફલા પરમાર વાંચે છે બાળમૃત્યુ પટેલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે અમદાવાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલ બાળમૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર સંવેદનશીલ છે

શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે

જેમાં બાળરોગ નિષ્ણાંત તબીબો નર્સીંગ સ્ટાફ સહિત તાલીમબધ્ધ કર્મીઓ સેવાઓ આપે છે જેના પરિણામે આ દર આટલો નીચે લઇ જઇ શક્યા છીએ

કેટલાંક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડિલિવરી કરવાની તાકમાં હોવાની બાતમી મળતાં આ કામગીરી કરવામાં આવી હતી

જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે આજે સવારે મધદરીયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળતા મળી છે

આ ડ્રગ્સ કયા પ્રકારનું છે તે જાણવા નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના રેટ મુજબ કરોડો રૂપિયામાં પહોંચે તેવો અંદાજ છે પાકિસ્તાનીઓ ડ્રગ્સના પેકેટ દરીયામાં ફેંકી ના દે કે બોટને સળગાવી પોતે પણ સમુદ્રમાં ફ્રદી ના પડે તેનો ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું નલ સે જલ પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ આજે છોટા ઉદેપુરનાં હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાનું નિરિક્ષણ કરી જાત માહિતી મેળવી હતી

કરૂણા એખ્યુલન્સ ગુજરાત સરકાર દ્વારા પશ્ પક્ષીઓ માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે જીવદયા માટે ગુજરાત સરકારે એમ્બ્યુલન્સ વાનની શરૂઆત કરી છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ વાનમાં કરવામાં આવી છે આ ઉપરાંત વેટરનીટી ડોક્ટર પણ આ એમ્બ્યુલન્સમાં રહેશે તેવી વ્યવસ્થા પણ છે ઉત્તરાયણ નિમિત્તે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ખેડા જિલાના નડિયાદ ખાતે આ વાન સતત કાર્યશીલ રહી છે

આના માટે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તાત્કાલિક તેને યોગ્ય સારવાર આપવામાં આવશે કૃષિ સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજની અરવલ્લી જિલ્લામાં યુકવણી કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં કૃષિ સહાય પેકેના કુલ એકત્રીસ કરોડ સિત્યોતર લાખની યુકવણી કરવામાં આવી છે જિલ્લામાં કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે યુવ્વોતેર ફજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાંથી તેત્તાળીસ હજાર ત્રણો સત્તાવન ખેડૂતોને પાક નુકસાનીની સહાય યુકવાઈ છે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે એકત્રિસ ડિસેમ્બર સુધી નોંધણી કરાવવાની છેલ્લી તારીખ હતી જો કે ઘણા ખેડૂતો આ સહાયથી વંચિત રહી જતા હોવાથી આ મુદતને ચૌદ જાન્યુઆરી સુધી ખેડૂતો કૃષિ સહાય પેકેજનો લાભ લઇ શકશે